પ્રધાનમંત્રી વેઝદા જહાજ વાડાની પણ મુલાકાત લેવાના છે આ પ્રસંગે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ પ્રસંગે એક વિશેષ ટપાલ ટિકીટ પણ બહાર પાડવામાં આવશે તથા યોગ પ્રયાર પ્રસાર માટેની એપ પણ શરૂ કરશે શ્રી મોદીએ ટ્વીટર પર જણાવ્યું કે ભારત અને રશિયા અગામી પાંચ વર્ષમાં ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્ષેત્રે સહકાર વધારવા આયોજન કરશે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

પ્રધાનમંંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના વડા પુતીન વચ્ચેની દ્વીપક્ષીય વાતચીતમાં આર્કટીક ક્ષેત્રમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુના પુરવઠાની શક્યતા યકાસાશે

આજે મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાડવેકરે જણાવ્યું કે સરકાર અને જીવનવીમા નિગમ દ્વારા આ મૂડી પૂરી પડાશે અને તે દ્વારા બેન્ક ગૃહનિર્માણ અને મોટરવાહન લોન વગેરે સુવિધાઓ પૂરી પડાશે આ ઉપરાંત આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ એક વર્ષ માટે ઇથેનોલના ભાવમાં સુધારો કર્યો છે ડીસેમ્બર મહિનાથી ખનીજ તેલ કંપનીઓને એ ભાવે ઇથેનોલ અપાશે પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે ખેડૂતોની આવક બેગણી કરવાનો નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય છે ખાંડ અને શેરડીના રસ ઉપરાંત ઇથેનોલ પર પણ ખાંડઉદ્યોગે ધ્યાન આપવું જાઇએ

ચિદમ્બરમની સીબીઆઇ કસ્ટડી ગુરૂવાર સુધી રહેશે અને ત્યાં સુધી જામીન અરજી ન કરવા તેમના એડવોકેટને કહ્યું છે ન્યાયાધીશો આર

બોપન્નાની ખંડપીઠે જણાવ્યું કે શ્રી ચિદમ્બરમ સામે અપાયેલા બિનજામીનપાત્ર વોરન્ટને પડકારતી અરજી અંગે ગુરૂવારે સુનાવણી થશે આ તબક્કે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતે ગઇકાલે આપેલા યૂકાદાનો સંદર્ભ આપ્યો હતો અને તેના આધારે નીચલી અદાલતમાં જામીન અરજી રજૂ કરવામાં આવી છે ખંડપીઠે જણાવ્યું કે શ્રી ચિદમ્બરમની જામીન અરજી નીચલી અદાલતે ગુરૂવારે સાંભળી શકશે અને કસ્ટડીની અરજી પણ અદાલતે ગુરૂવારે સાંભળશે

બેન્ક લોન કૌભાંડમાં ખાસ ન્યાયાધીશ સંજય ગર્ગે આ આદેશ આપ્યો છે

ટ્વીટર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ અદ્વિતિય ઝુંબેશથી ખુશ થઇ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે ગઇકાલથી શરૂ થયેલી ઝ઼ંબેશ એક વર્ષ સુધી ચાલશે

પ્રધાનમંત્રીએ આ ઝુંબેશથી લાખો યુવાનોમાં ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે તેવી આશા દર્શાવી છે

બાદમાં પ્રધાનમંત્રી કાર્યાલયના રાજયમંત્રીશ્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે સમગ્ર જમ્મુ અને ડોડા પ્રદેશમાં મોબાઇલ પરના પ્રતિબંધ ઉઠાવી લેવાયા છે તથા કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ મોબાઇલ સેવા શરૂ થઇ છે ડોકટર સિંહે જણાવ્યું કે જમ્મુકાશ્મીરમાં તમામ સરપંચોને બે લાખ રૂપિયાના વીમા સુરક્ષા પૂરી પાડવામાં આવશે તથા દરેક ગામમાં યારથી પાંચ યુવાનોને રોજગારી મળશે આ ઉપરાંત રાજયમાં પરિણસ્થતિ સામાન્ય બનતાં જ તેને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજયમાં ફેરવવામાં આવશે બેઠકમાં પંચાયત એસોસિએશનના પ્રમુખ અનિલ શર્મા હાજર રહ્યા હતા

નઙા આજે નવી દીલ્ફીમાં જમ્મુકાશ્મીરના ભૂતપૂર્વ રાજયપાલ જગમોહનને મળ્યા હતા

ભાજપ દ્વારા એક મહિના માટે વિશેષ ઝ઼ંબેશ શરૂ કરી સરકારના આ નિર્ણય અંગે લોકોને વાકેફ કરવાનો નિર્ણય કરાયો છે

અપાયે હેલીકોપ્ટરો મળતાં જ ભારતીય હવાઇદળની યુદ્ધ ક્ષમતામાં વધારો થયો છે ભારતીય હવાઇદળના વડા એર ચીફ માર્શલ બી

ધનોઆએ જણાવ્યું હતું કે યુધ્ધમાં શરેક્તશાળી પ્રહાર કરી શકતા અપાચે હેલીકોપ્ટરો મળતાં જ ભારતીય હવાઇદળે તેની પ્રહાર ક્ષમતામાં વધારો કર્યો છે

તે ટેન્ક વિરોધી મિસાઇલ હવાઇ મિસાઇલ રોકેટ પર પ્રહાર માટેની ઇલેકટ્રોનિક ક્ષમતા ધરાવે છે તેને ભારતીય હવાઇદળની જરૂરિયાત અનુસાર સુધારવામાં આવ્યા છે

તેને પશ્ચિમ સરહદે ગોઠવવામાં આવશે

બિલાસપુર જિલ્લા પોલીસ વડા પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે ભાજપ નેતા સમીરા પાઇકરાની ફરીયાદના પગલે કાર્યવાહી કરવામાં આવી છે શ્રી જાગીએ મારવાણી બેઠક પરથી તેમણે ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયાહ નાયડુ ગૃહમંત્રી અમીત શાહ ભાજપ કાર્યકારી પ્રમૃખ જે